પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

વી ચેનલ મારફતે શિક્ષણ અપાશે

ફાળવાયા છે

જેટલી વધારે છે

ની માંગણીઓ રજૂ કરતાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે સરકારે નાગરિક લગતી સેવાઓ અને વહીવટી કામગીરીમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ફોક્સ કર્યું જમીનને લગતા મૂળભૂત અને સૌથી જરૂરી પુરાવા એવા ગામ નમૂના નં

પરીક્ષા મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવતર પહેલરૂપે વિદ્યાર્થીલક્ષી નિર્ણય જાહેર કર્યો છે અને કોરોના વાયરસની પરિસ્થિતીમાં શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ટી વી ચેનલ દ્વારા પુનરાવર્તન કરાવવામાં આવશે

વી ચેનલ્સ દ્વારા કરાવવામાં આવશે વિદ્યાર્થીઓ ઘેર બેઠાં ટી વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન અને અભ્યાસ કરી શકશે

વી ચેનલ્સ દ્વારા અપાશે

એસ

તેમણે કહ્યુ કે આવી પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યુ છે

ભારત સરકારની મદદથી ગુજરાત સરકારે તેમને પરત લાવવા માટે તૈયારી હાથ ધરી છે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

જો કોઈ વ્યક્તિને શરદી ખાંસી કે તાવ હોય તો અન્ય લોકોના નિકટના સંપર્કમાં રહેવાનું ટાળવું જોઈએ હાથ સાફ કર્યા વિના પોતાના આંખ નાક અને મોંને અડકવું જોઈએ નહીં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

આકાશવાણી સાથે વાત કરતા આ અભિયાનના રાજયના મિશન ડાયરેકટર રાકેશકુમાર વ્યાસે ક્લ્ કે પોષણ કાર્યમાં પુરુષોની સહભાગીતા વધારવા ઉપર આ વખતે વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે જે માટે આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે જઇને ઘરના પુરૂષોની ઉપસ્થિતિમાં બધાને પોષણયુકત આહાર અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે શ્રી વ્યાસે જણાવ્યુ હતુ કોરોના પગલે રાજયભરમાં પોષણ અભિયાન હેઠળ થતા સામુહિક કાર્યક્રમો રદ કરાયા છે જયારે હોમ વિઝીટ કાર્યક્રમ હજુ શરૂ છે

સુરેન્દ્રનગરમાં સામૂહિક સંસ્થાઓ દ્વારા તકેદારીના પગલા લેવાઇ રહ્યા છે તેમાં જિલ્લા અદાલત સહિત જિલ્લાની તમામ અદાલતોમાં પક્ષકારોસાહેદો વકીલો દરેકને હાજર રહેવાની જરૂર નથી ઓછામાં ઓછા વ્યકિતઓએ હાજર રહેવુ અને પ્રવેશદ્વાર પર ચકાસણી કરાવ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે

પટેલે નાગરિકોએ કોરોના વાયરસથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી પરંતું ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે તેવી અપીલ કરી છે